એમ સાથે સમગ્ર દેશના કુલ આઈ

એમ

સ્ટાર્ટ અપ રેંકિંગ અને લોજીસ્ટીક પરર્ફોમેન્સ ઇન્ડેક્ષમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે

શ્રી પટેલે પ્રધાનમંત્રી ગૃહનિર્માણ તથા મુખ્યમંત્રી ગૃહ યોજનાની જાણકારી આપી હતી શ્રી યોગેશ પટેલે વડોદરા તથા સુરતના આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો

તેમણે ઉમેર્યું હતું કે કોરોના ને લીધે મુશ્કેલી માં મુકાયેલા નાના વેપારીઓ કારીગરો અને રોજનું કમાઇને રોજ ખાનારા માટે આ યોજના આર્થિક જીવાદોરી સાબિત થઈ છે તેમણે કહ્યું કે માત્ર બે ટકા વાર્ષિક વ્યાજે એક થી અઢી લાખ ની લોન આપતી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના રાજ્યના ઇતિહાસમાં આવો પહેલો પ્રયાસ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કરશે હિંદીમાં મન કી બાતના પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે આ ઉપરાંત મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીની પ્રાદેશિક કેન્દ્રો પરથી થશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક ઉપરાંત આકાશવાણીની વેબસાઇટ ન્યુઝ ઓન એર ડોટ કોમ ડીડી ન્યુઝ પરથી પણ કરાશે રાજ્ય સરકારે રાજ્યમાં પ્રવાસન વૈવિધ્યના સ્થળોના વિકાસ સાથે પ્રવાસનને સેવા ક્ષેત્રમાં વધુ રોજગારી આપતું ક્ષેત્ર બનાવવા આયોજન કર્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે વેબીનારના માધ્યમથી ગુજરાત ટ્રાવેલ અને ટુરિઝમ એક્સલન્સ એવોર્ડ અર્પણ સમારોહમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે પ્રવાસન નીતી ક્ષેત્રે ગુજરાતે ઘણી પહેલ હાથ ધરી છે તેમણે હેરીટેજ ટુરિઝમ તથા હોમ સ્ટે પોલીસી જેવી પહેલોની જાણકારી આપીને કહ્યું કે આના કારણે પ્રવાસન ક્ષેત્રે ગ્રામીણ ક્ષેત્રે પણ રોજગારી આપતું ક્ષેત્ર બનશે મુખ્યમંત્રીએ ગુજરાત પ્રવાસન વિભાગની અદ્યતન વેબસાઇટનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ બનો સવાયા ગુજરાતી અભિયાનનો પણ આરંભ કરાવ્યો હતો પ્રવાસન મંત્રી જવાહર યાવડાએ ગ્રામીણ ટુરિઝમ તથા વણખેડાયેલા સ્થળોનો પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકાસાવવાની નેમ વ્યક્ત કરી હતી આ પ્રસંગે પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્માએ સ્ટેચ્યૂ ઓફ યુનિટિની બેસ્ટ લેન્ડસ્કેપીંગ ટુરિસ્ટ પ્લેસ તરીકેનો મળેલો પુરસ્કાર ગુજરાતના મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો આ વેબીનારમાં શ્રેષ્ઠ ફાઈવ સ્ટાર હોટેલ લિડિંગ ટુરિઝમ ઇનીશીએટીવ જેવી વિવિધ શ્રેણીમાં પુરસ્કારો ગુજરાત પ્રવાસન વિભાગના ઉપક્રમે અર્પણ કરાયા હતા

રાજ્ય સહકાર મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે આ અંગે બોલતા કહ્યું કે રાજ્ય સરકાર ક઼ષિક્ષેત્રને સક્ષમ બનાવવા કટિબદ્ધ છે અને આ સુધારા વિઘેયક ખેડૂતોના હિતોની દિશામાં નક્કર પગલું પુરવાર થશે આ વિઘેયક અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત હાટ બજારોને બજાર સમિતિના નિયંત્રણ હેઠળ લવાશે સમગ્ર રાજ્યને એક બજાર જાહેર કરી વેપારીઓને સિંગલ યુનિફાઈડ લાઇસન્સ અપાશે વેપારીઓ રાજ્યના યાર્ડ શબયાર્ડમાં વેપાર કરી શકે તે માટે યુનિફાઈડ લાયસન્સ આપશે તથા બજાર સમિતિએ પોતાના યાર્ડ સબયાર્ડમાં જ થતા વેપાર પર સેસ લઈ શકશે

આ સાથે ઇ ટ્રેડિંગ મંચની રચના કરાશે અને રાજ્ય કૃષિ બજાર બોર્ડને વધુ સક્ષમ બનાવાશે મંત્રીશ્રીએ ઉમેર્યું કે આ સુધારા વિધેયકથી ખેડૂતોને સીધો લાભ મળશે અને રાજ્યના કૃષિ વિકાસ પર તેની હકારાત્મક અસર થશે

આઈટીઆઈ ટી ઈ બી અને આઈ જી ટી આર નો બે વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલા ઉમેદવારો આમાં અરજી કરી શકશે

ઓનલાઈન પ્રવેશ લગતી સંપૂર્ણ માહિતી વેબસાઈટ પર મુકાઈ છે

જે સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ હતું

આજ સમયગાળામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થયો હતો

ઘેર બેઠા પોતાના ખપ પૂરતી વીજળી ઉત્પન્ન કરવા માટે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે